નેહ્લ ઠક્કર અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે જણાવ્યું છે કે સરહદથી જોડાયેલાં ગામોમાં તમામ પાયાની સુ વિધાઓ પૂ રી પાડવામાં આવશેજેથી સ્થળાંતર અટકાવી શકાય

આ પ્રસંગે કેન્દ્રીય ગ્રામીણ વિકાસમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું કે પ્રધાનમંત્રીનાં ગતિશીલ નેતૃ ત્વ હેઠળ ગામડાઓને મોટા પાયે વિકાસ ભંડોળ પૂ ડું પાડવામાં આવી રહ્યું છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું કે સરહદી કચ્છ જિલ્લામાં ત્રીસ હજાર મેગાવોટનો સોલાર પાર્ક બનાવવામાં આવી રહ્યો છે જે વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક હશે નેહ્લ ઠક્કર ધન તેરસ આજે ધન તેરસના પર્વ સાથે દિવાળીના પંચપર્વનો પ્રારંભ થયો છે આ વખતે તહેવારોની વિસંગતતાને લીધે બપોર પછી કાળી યૌદસનું પર્વ ઉજવાશે કોરોના મહામારી પછી સમગ્ર વર્ષ દરમિયાનના મોટાભાગના તહેવારોની મર્યાદિત ઉજવણી પછી પહેલી જ વાર દિવાળીના તહેવારોની ઉમંગલેર ઉજવણી થઈ રહી છે

નેહ્લ ઠક્કર ધોરડો પ્રદર્શન કચ્છ જિલ્લાના મુખ્ય પ્રવાસન સ્થળ પૈકી ધોરડો સ્થિત સફેદ રણનો નજારો માણવા દેશવિદેશના પ્રવાસી મુલાકાત લઈ અફીંની કલા સંસ્કૃતિથી પ્રભાવિત થાય છે ધોરડી ટેન્ટ સીટી ખાતે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે યોજાઈ રહેલા રણોત્સવમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગની પ્રજલક્ષી સેવાકીય કામગીરીની વિસ્તૃત ઝલક પ્રદર્શિત કરતું માહિતીપ્રદ પ્રદર્શન ઉભું કરવામાં આવ્યું છે સફેદ રણ ખાતે ઉભા કરાયેલા વિશાળ પ્રદર્શનમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોની યોજનાકીય માહિતી ઉપલબ્ધ બનાવવામાં આવી છે અહીં સિસ્મોલોજી રિસર્ચ ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સાયન્સ મ્યુઝિયમ ડિજિટલ સેવા સેતુ ઇલેક્ટ્રોનિક પોલીસી આઈટી પોલીસીની માહિતી સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા પુ રી પાડવામાં આવશે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ઈ ગવર્નન્સ જેવી ઇન્ડસ્ટ્રીયલ માહિતી પણ અહીં મળી રહેશે